ભારત અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રીઓ વચ્ચે આજે યોજાયેલી શિખર બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે પાડોશી દેશોને અગ્રતા આપવાની ભારતની મૈત્રીપૂર્ણ નીતિમાં બાંગ્લાદેશ મહત્વનું સ્થાન ધરાવે છે કેન્દ્ર સરકાર મનરેગા યોજનાની મદદથી આત્મનિર્ભર ભારત યોજનાને વધુ અસરકારક બનાવવા માટે ન્યુ ડેવલપમેન્ટ બેંક પાસેથી એક અબજ ડોલરની ધિરાણ મેળવશે

પંજાબમાં પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદેથી ભારતમાં ધુસણખોરી કરવાનો પ્રયાસ કરતા બે આતંકવાદીઓને બીએસએફના જવાનોએ ગઈકાલે રાત્રે ઠાર કર્યા છે

આજે ભારત અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રીઓની શિખર બેઠકમાં શ્રી મોદી બોલી રહ્યા હતા તેમણે કોવિડના કપરાકાળમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દવાઓ તબિબિ ઉપકરણો તથા તબિબો વચ્ચેના સહકાર અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો પ્રધાનમંત્રીએ કહ્યું કે આરોગ્ય ક્ષેત્ર ઉપરાંત સરહદ પારના વેપારને નડતા અવરોધો દૂર કરીને બંને દેશોએ દ્વિપક્ષીય સંબંધ મજબૂત બનાવ્યા છે આ શિખર બેઠકની શરૂઆતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ બંગબંધુ બાપુ ડિજીટલ પ્રદર્શનનું સાથે મળીને ઉદઘાટન કર્યું હતું એવી જ રીતે બંને આગેવાનોએ ચીલહાટી હલ્દીબારી રેલવે માર્ગનું પણ સાથે મળીને ઉદઘાટન કર્યું હતું

આ ઉપરાંત સિંધાબાદ રોહનપુર સહિત ચાર રેલવે માર્ગોનિ મંજૂરી આપવામાં આવી છે આ બધા જ રેલવે માર્ગો પરનો વ્યવહાર શરૂ થતાં આસામ અને પશ્ચિમ બંગાળ તથા બાંગ્લાદેશ વચ્ચેના સંપર્કમાં વધારો થશે

નાણાં મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ મનરેગા યોજનાની મદદથી ગ્રામીણ વિસ્તારોમાં અર્થતંત્રને ગતિ મળશે તથા કોવીડના કારણે અર્થતંત્ર ઉપર થયેલી વિપરીત અસરના પરિણામો ઘટાડી શકાશે મનરેગાના કારણે ગ્રામીણ ક્ષેત્રમાં રોજગારીની તકો ઉભી કરાશે તથા આર્થિક પ્રવૃત્તિઓ ઝડપી બનાવાશે કોવીડના કારણે શહેરમાંથી પોતાના વતન પાછા ફરેલા શ્રમિકોને પણ આ પહેલથી રોજગારીની તકો આપી શકાશે અને ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ વધારી શકાશે

ઈસરોના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ ઉલટગણતરી તથા પૂર્વ તૈયારીની કામગીરી સરળતાથી ચાલી રહી છે

અમાર સંવાદદાતા જણાવે છે કે સાત વર્ષની આવરદા ધરાવતો આ ઉપગ્રહ દેશમાં સંદેશા વ્યવહારને નવું બળ આપશે

સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ અઢીથી પોણા ત્રણના સમયગાળામાં શસ્ત્રો સહિત ભારતમાં ધૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓને બીએસએફના જવાનોએ ઠાર કર્યા હતા સંબંધીત સ્થળેથી શસ્ત્રો અને વિસ્ફોટકોનો જથ્થો મળી આવ્યો છે

ઉલ્લેખનિય છે કે નવી શિક્ષણ નીતિ અંતર્ગત જે ડબલઈ મેઈન પરીક્ષામાં ગુજરાતી ઉપરાંત આસામી બંગાળી કન્નડ મલયાલમ મરાઠી ઉડીયા પંજાબી તમીલ તેલુગુ ઉર્દૂ હિંદી અને અંગ્રેજી ભાષાઓમાં પણ યોજાશે

આ જીતના ઉપલક્ષે દેશભરમાં ગઈકાલે સ્વર્ણિમ વિજય વર્ષ ઉજવાયો હતો આ સંદર્ભે આખા વર્ષ દરમિયાન દેશમાં વિભિન્ન સ્થાનો પર વિજય સમારોહનું આયોજન કરાશે

આ દિવસે સ્વતંત્ર બાંગ્લાદેશનો પણ ઉદય થયો હતો શ્રી મોદીએ ગઈકાલે સવારે યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને યુદ્ધ સ્મારકની અમર જવાન જ્યોતિથી ચાર સ્વર્ણિમ વિજય મશાલ પ્રશ્વલિત કરી આ મશાલો સેનાના વિશેષ વાહનો દ્વારા પરમવીર ચક્ર અને મહાવીર ચક્રથી સન્માનિત યોદ્ધાના ગામો સહિત દેશના વિભિન્ન ભાગોમાં લઈ જવાશે યુદ્ધ સ્થળો તથા શહીદોના ગામોની માટી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે લવાશે આ અવસરે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે સ્વર્ણિમ વિજય વર્ષના સ્મૃતિ ચિન્હનું અનાવરણ કર્યું

ભારતે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો